પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

ગેલેરીનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાતમુહૂર્ત કર્યું વાયબ્રન્ટ સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી પરિષદનો પણ આરંભ કરાવ્યો હૈદરાબાદમાં રમાયેલી રણજી ટ્રોફીમાં હૈદરાબાદને ગુજરાતની ટીમે

આ બેઠકમાં વન્ય પ્રાણીઓના સંદર્ભમાં ચાર જેટલા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા રાજ્યમાં રેવન્યુ વિસ્તારમાં રંજાડમાં પકડાયેલા દિપડાઓને જયારે છોડવામાં આવે ત્યારે તેમને રેડિયો કોલર કરીને છોડવામાં આવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય આ બેઠકમાં કરવામાં આવ્યો છે જેથી માનવવસ્તીને રંજાડતા દીપડાઓને રેડિયો કોલર દ્વારા લોકેશન ટ્રેસ કરીને પકડવામાં વનવિભાગને સુગમતા રહેશે કેન્દ્ર સરકારની જરૂરી પરવાનગી મબ્યેથી ગુજરાતમાં દીપડાની વધતી વસ્તીના નિયંત્રણ માટે સ્ટરીલાઈઝેશન પ્રક્રિયા હાથ ધરાશે રાજ્યમાં જોવા મળતી ધોરાડ ખડમૌર પ્રજાતિ પક્ષીના સંવર્ધન માટે સ્ટેટ ઓફ ધી આર્ટ બ્રિડીંગ સેન્ટર પી

ધોરણે ઊભુ કરવા પણ મુખ્યમંત્રી એ વનવિભાગને સૂચન કર્યું છે આ ઉપરાંત કચ્છ પ્રદેશમાં ધોરાડ પક્ષીઓને વીજવાયરથી થતા અક્સ્માતને નિવારવા અંડર ગ્રાઉન્ડ વાયરીંગની સંભાવનાઓ યકાસવા માટે પણ મુખ્યમંત્રીએ વનવિભાગને જણાવ્યું છે

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સાયન્સ સીટી ખાતે વાયબ્રન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટને ખુલ્લી મુકતા જણાવ્યું કે યુવાનોની શક્તિ સામર્થ્ય દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની કલ્પના મુજબના નવા ભારતના નિર્માણમાં યુવાનોની અહમ ભૂમિકા બની રહેવાની છે શોધ સંશોધનની જરૂરીયાત સમજાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે જરૂરિયાત સંશોધનની જનની છે જરૂરીયાત ઉભી થાય તો વિયાર આવે અને તેમાંથી નવું સંશોધન થતું હોય છે ગુજરાત સ્વાસ્થ્ય ઉર્જા ખેતી દવા કાપડ સેવાક્ષેત્ર અને ઉદ્યોગમાં અગ્રેસર છે ત્યારે નવા સંશોધનો દ્વારા માનવ વિકાસ માટેની નવી ઊંચાઇઓ પ્રાપ્ત કરી શકાશે

મી વિસ્તારમાં એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીનું ખાતમુહૂર્ત કર્યું વૈજ્ઞાનિક રસરૃચિ ધરાવતા વિદ્યાર્થીઓ અને યુવાનો બ્રહ્માંડની ઉત્પતિ અને તેના વિકાસ અંગે જાણવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આ ગેલરી વિશેષ આકર્ષણરૂપ બનશે આ ગેલેરીમાં વર્ચ્યુઅલ રિયાલીટી ઝોન સ્ટીમ્યુલેશન ઝોન સોલર ટેલિસ્કોપ તેમજ બ્રહ્માંડના ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યની ઝાંખી આપતા ત્રણ ઝોન હશે

જેમાં ગેલેક્સી તારા સોલર સીસ્ટમ બ્લેક હોલ ગ્રહણ બ્રહ્માંડની ઉત્પતિ જેવા વિષયોની થીમ અવકાશનું નિરીક્ષણ કરી શકાશે

મુલાકાતીઓને આધુનિક સ્ટીમ્યુલેશન ટેક્નોલોજી દ્વારા સ્પેસ ટ્રાવેલનો શ્રેષ્ઠ મનોરંજક અનુભવ અપાશે બિલ્ડીંગના છતના ભાગે ડોમ આકારનો મોટો ટેલિસ્કોપ ઈન્સ્ટોલ કરીને આ સમગ્ર જગ્યા અભ્યાસુઓ માટે એક વેધશાળા બને તે પ્રકારનું આયોજન કરવામાં આવશે

સાથોસાથ શહેરના વિવિધ માર્ગો અને શેરીઓમાં અન્ડરગ્રાઉન્ડ પથરાયેલી તમામ યુટિલિટી સર્વિસીઝનો સર્વે શરૂ કરી દેવામાં આવેલ હોવાનું મ્યુનિ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું આ મેગા પ્રોજેક્ટ વિશે વિસ્તૃત જાણકારી આપતા મ્યુનિ કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે મિલકતોનો ડોર ટુ ડોર સર્વેનો મુખ્ય હેતુ મહાનગરપાલિકાની હદમાં આવતી તમામ મિલકતોના અક્ષાંશ અને રેખાંશ નક્કી કરી તેને રાજકોટ શહેરના નકશા પર ચોકકસાઈપૂર્વક દર્શાવવામાં આવશે

આ ડેટાના આધારે મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવનાર સુવિધાઓ વધુ તા

સ્માર્ટસીટી પ્રોજેક્ટના ભાગરૂપે પર્યાવરણલક્ષી અભિગમ હેઠળ પ્રદૃષણ ધટાડવના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું છે

ઉંઝામાં યોજાનાર લક્ષચંડી યજ્ઞના સમર્થનમાં ગઇકાલે કડીમાં બાઇક રેલી નીકળી હતી આ રેલી કડીના ઉમિયા મંદિરેથી નિકળી સ્ટેશન રોડ કરણપુર શેફાલી સર્કલ થઇ નીજ મંદિરે પૂર્ણ થઇ હતી